વિપક્ષોએ દિલ્ફીમાં તાજેતરમાં થયેલા તોફાનોના મુદ્દે સુત્રોચ્યાર કરતા સંસદના બંન્ને ગૃહોની બેઠક મુલતવી રાખવામાં આવી છે દિલ્ફીની સરકારે નિર્ભયા સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસના અપરાધી પવનની દયા અરજી

બદલે આગામી સપ્ટેમ્બરમાં યોજવાનો નિર્ણય લેવાયો છે

આજે સવારે ગૃહની બેઠક મળી ત્યારે નાંણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે તેમના મંત્રાલયના પેપર્સ ગૃહમાં રજૂ કરવાનો પ્રયાસ કરતા કોંગ્રેસના સભ્યોએ ભારે સૂત્રોચ્યાર શરૂ કર્યો હતો દિલ્હી વિધાનસભાની તાજેતરની ચૂંટણીમાં શ્રી અનુરાગ ઠાકુરે કરેલા વિધાનોના વિરોધમાં કોંગ્રેસના સભ્યો સુત્રોચ્યાર કરી રહ્યા હતા

અધ્યક્ષે ગૃહની કાર્યવાહી હાથ ધરવા અને દિલ્ફીના તોફાનો મુદ્દે પ્રશ્ન કલાક દરમ્યાન ચર્ચા કરાશે તેમ જણાવ્યું હતુ જોકે વિપક્ષોએ જણાવ્યું હતુ કે આ બાબત ગણી ગંભીર છે અને સરકારે તેનો કોઇ પ્રતિભાવ આપ્યો નથી આ મુદ્દે સરકારે સ્પષ્ટતા કરવી જોઇએ તેવી માંગણી વિપક્ષોએ કરી હતી

બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ પત્રકારોને શ્રી મોદીએ પક્ષના સાંસદોને રાષ્રીઠોય હિતનું સમર્થન કરવા હાકલ કરી હોવાનું જણાવ્યું હતું શ્રી જોશીએ પ્રધાનમંત્રીને ટાંકીને કેટલાંક નેતાઓ પક્ષના હિતને રાષ્ટ્રી ાય ફીતથી ઉપર રાખતા હોવાનું જણાવ્યું હતું

પવનની દયા અરજીની ફાઇલ ગૃહમંત્રાલય તરફથી મળતા જ દિલ્ફીની સરકારે આ દયા અરજી ફગાવવાની ભલામણ કરીને તેની ફાઇલ ઉપરાજ્યપાલને મોકલી આપી છે હવે આ અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સુપરત કરાશે દરમ્યાન દિલ્ફીની અદાલતે નિર્ભથા સામુહિક દુષ્કર્મ અને હત્યા કેસના ચાર કસૂરવારોને આજે અપાનારી ફાંસીની સજા નવો આદેશ અપાય ત્યાં સુધી મુલતવી રાખી છે આ ચારેથ અપરાધીઓને આજે સવારે ફાંસી થવાની હતી

તેમણે જણાવ્યું છે કે આ મુદ્દે તેમણે હજી સુધી આખરી નિર્ણય લીધો નથી ટિવટર ઉપર તેમણે આ વિયાર વ્યક્ત કરતાં જ થોડા સમયમાં લોકોએ આધાત અને મુંઝવણ સાથે આમ નહીં કરવાની વિનંતી કરતાં પ્રતિભાવો આપ્યા હતા

ઉલ્લેખનીય છે કે ઇન્સ્ટાગ્રામ ઉપર ત્રણ કરોડથી વધુ ફોલોઅર ધરાવનાર મોદી વિશ્વમાં આ મુદ્દે અન્ય નેતાઓ કરતાં ઘણાં આગળ છે

આ મુદ્દે અન્ય બે નેતાઓ છે બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ

તપાસ પૂરી થતા આ રકમ હજી વધે તેવી સંભાવના છે નોટબંધીના પછીના સમયગાળામાં સંબધિતોએ મોટા પાયે રોકડ રકમ ભર્યાના પૂરવાઓના આધારે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી તપાસ અધિકારીઓને આ કાર્યવાહી દરમ્યાન વાંધા જનક દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ડેટા પણ મળી આવ્યો છે

દિલ્ફીની વ્યક્તિએ ઇટાલીનો જયારે તેલંગાણાની વ્યક્તિએ દુબઇનો પ્રવાસ કર્યો હતો સરકારે શક્ય હોય ત્યાં સુધી ઇરાન જાપાન દક્ષિણ કોરિયા અને સિંગાપોરનો પ્રવાસ ટાળવાની સલાહ્ આપી છે

વિદેશ વેપાર અંગેના મહાનિદેશકે આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે વાણિજય મંત્રી પિયુષ ગોયલે ટિવટર ઉપર જણાવ્યું છે કે સરકારના આ નિર્ણયથી ખેડૂતોની આવક વધારવામાં મદદ થશે રવિ મોસમમાં ડુંગળીનો પાક મબલખ થતા ડુંગળીની કિંમતોમાં થનાર સંભવિત ઘટાડાને ધ્યાનમાં લઇને સરકારે ખેડૂતોના હિતમાં આશરે છ મહિનાથી અમલમાં મૂકાચેલ ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવવાનો નિર્ણય કર્યો છે ઘર આંગળે ડુંગળીની કિંમતો વધી જતા સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો

તેમણે તાજેતરમાં લાગૂ કરવામાં આલી પોલીસ કમિશ્નર પ્રણાલીથી કાનૂની વ્વસ્થઆ મજબૂત કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતુ

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ સંબોધન કરતાં મંત્રાલય ગેરંટી વિના દિવ્યાંગોને લોન આપવાની યોજના શરૂ કરશે તેવી જાહેરાત કરી હતી